નઙાએ જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારના તાજેતરના નિર્ણયો દેશનું ઉજ્જવળ ભાવિ સૂચવે છે

ટી

એસ યેદયુરપ્પાએ આજે મુખ્યમંત્રીપદે શપથ લીધા છે આજે સાંજે બેગલુરૂમાં રાજ્યપાલ વજુભાઇ વાળાએ તેમને શપથ લેવડાવ્યા હતા આ અગાઉ શ્રી યેદયુરપ્પાએ જણાવ્યું કે ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે તેઓ છે જ એટલે વિધાનસભા પક્ષની બેઠક બોલાવી નેતા ચૂંટવાની જરુર નથી આજે સવારે શ્રી યેદયુરપ્પા રાજ્યપાલને મળ્યા હતા અને સરકાર રચવાનો દાવો કર્યો હતો તેમણે આ ચોથીવાર શપથ લીધા છે

આ વર્ષના કારગીલ દિવસની વિષયવસ્તુ છે

સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને સેનાની ત્રણેય પાંખોના નાયબ વડાઓએ દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે માતૃભૂમિ માટે પ્રાણનું બલિદાન આપનાર શહિદ વીરોને અંજલિ આપી હતી

સિંહે પરમવીર ચક્ર યોગેન્દ્ર યાદવને સોંપી અને તેને જનરલ બિપીન રાવતે કારગીલ જ્યોતમાં ભેળવી દીધી હતી

ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા તેનું આયોજન થયું છે તેમાં અમર જવાનોની શહીદીને લગતી યાદો સાંકળી લેવામાં આવી છે શ્રી પટેલે કહ્યું કે નાગરિક જીવનથી પણ પણ વધુ શહાદતનું મૂલ્ય છે અને આજીવન અનંતકાળ સુધી તે યાદ રહેશે

તેમાં કોર્પોરેટ સામાજિક જવાબદારી અને કંપની કાયદા ટ્રીબ્યુનલની જવાબદારીઓ સોંપવા તથા કેટલાક ગુનાઓનું પુનઃ વર્ગીકરણ કરાયું છે તે અનુસાર કોર્પોરેટ સામાજિક જવાબદારીમાં પડેલા વણવપરાયેલા ભંડોળને અનુસૂચિ સાત હેઠળના પ્રધાનમંત્રી રાહત ભંડોળમાં છ મહિનામાં મોકલી દેવાનું રહેશે તે દ્વારા બહાર પાડેલો વટહ્કમ નિયમિત બન્યો છે

પી નડ્ડાએ આજે નવી દિલ્ફીમાં એન ડી એ

બી

એ ભાગેડુ દીપક તલવારની ધરપકડ કરી છે

પી એ

ઇસરોના જણાવ્યા મુજબ ચંદ્રયાનનાં તમામ પાસાં રાબેતા મુજબ કાર્ય કરી રહ્યાં છે

ટી રીઆહમાંથી ધરપકડ કરાયેલા ભારતીય ખલાસીઓને છોડાવવા માટે વિદેશ મંત્રાલય દ્વારા પ્રયત્નો હાથ ધરાયા છે

સાંઇ પ્રણીતે ઇન્ડોનેશિયાના ટોમી સુગીઆર્તોને પરાજય આપીને સ્પર્ધાની સેમીફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે

દરમિયાન આજે રમાનારી મહિલાઓની ક્વાર્ટર ફાઇનલમાં પી વી